પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે લાભાર્થી ખેડૂતોને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પાંચ વર્ષમાં આ યોજનાનો વ્યાપ વધ્યો છે અને ખેડૂતોનું જોખમ ઘટ્યું છે દરમિયાન કેન્દ્ર સરકારે ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા અપીલ કરી છે

આ યોજના હેઠળ ખેડૂતોના હિસ્સાથી વધુ પ્રીમીયમ કેન્દ્ર તથા રાજ્ય સરકાર ભોગવે છે

જયશંકર આતંકવાદ આતંકવાદ સામે લડત માટે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આઠ મુદ્દાની કાર્યયોજનાનો પ્રસ્તાવ મુક્યો છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને પડકારો વિષય પરની ચર્ચામાં બોલતા ભારતના વિદેશમંત્રી ડો જયશંકરે જણાવ્યું કે કોવિડના કારણે આતંકવાદ પડકારોમાં વધારો થયો છે

વિદેશમંત્રીએ સુરક્ષા પરિષદ સમક્ષ આતંકવાદનો સામનો કરવા આઠ મુદ્દાના કાર્ય યોજનાનો પ્રસ્તાવ મુકાયો વિદેશમંત્રીએ પરિષદને આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો ન રાખવા જણાવ્યું તેમણે આતંકવાદ વિરૂદ્ધ સાથે મળીને કામ કરવા પરિષદને વિનંતી કરી વિદેશમંત્રીએ તમામ સભ્ય દેશોને આતંકવાદ વિરોધી નીતીઓમાં પ્રતિબદ્ધતાથી જવાબદારીઓ નિભાવવામાં આહ્રાન કર્યું તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ વ્યવસ્થા અંતર્ગત વ્યક્તિઓ કે કંપનીઓને આતંકી યાદીમાં મુકવા કે કાઢવા તે રાજનૈતિક કે ધાર્મિક માન્યતાઓના આધારે નહીં પણ સિદ્ધાંતોના આધારે થવું જોઈએ કર્ણાટક કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરશે બેંગ્લોરમાં ગઇકાલે સંવાદદાતાઓ સાથે વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યપાલ આજે સાતથી આઠ ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવશે

મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરતા પહેલા શ્રી યેદિપુરપ્પાએ નવી દિલ્ફી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નફા તથા પક્ષના પરિષ્ઠ નેતાઓ સાથે મુલાકત કરી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે મસ્કી અને બસવાકલ્યાના વિધાનસભા મતદાન ક્ષેત્ર અને બેલગાવી લોકસભા બેઠક પર પેટાચૂંટણીને અનુલક્ષી મંત્રીમંડળમાં વિસ્તરણ મહત્વપૂર્ણ છે

આ સમિતિ જિલ્લા અધિકારીઓ પોલીસ અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરશે આ સમિતિ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને મતદાર યાદીની તૈથીઓની પણ સમીક્ષા કરશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કુષિ મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં એક લાખ બે હજાર કરોડ રૂપિયાથી વધુ રકમના અનાજની ખરીદી કરાઇ છે મંત્રાલયે જણાવ્યું છે કે ગુજરાત સહિત વીસ રાજયોમાં ટેકાના ભાવે ખરીદી સુચારૂ રૂપે યાલી રહી છે

બીપીન રાવત ચીફ ઓફ ડીફેન્સ જનરલ બીપીન રાવતે ગઇકાલે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે મુલાકાત કરી શ્રી રાવતે ઉપરાજ્યપાલ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વર્તમાન સુરક્ષા સ્થિતિ અંગેના કેટલાક મુદ્દા પર ચર્ચા કરી બંનેએ જમ્મુ કાશ્મીરની આંતરિક તથા બાહ્ય સુરક્ષા વ્યવસ્થાપન સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દે વાતચીત કરી લોહરી બિહ્ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રાજ્યના નાગરિકોને લોહરીની શુભકામનાઓ પાઠવી છે

તેમણે લોકોને મકરસંકાતિની શુભકામનાઓ પણ પાઠવી અને કહ્યુ કે મકરસંક્રાંતિનો તહેવાર નવી આશાઓ સાથે સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે દરમિયાન તેલંગણામાં મકરસંક્રાંતિ ઉત્સવનો આજે પરંપરાગત ભોગી આયોજન સાથે પ્રારંભ થયો છે અમારા સંવાદદાતા જણાવે છે કે પાકની લણણી બાદ ત્રણ દિવસ આ ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવાય છે આસામમાં બિહુની પૂર્વ સંધ્યાએ આજે ઉરુકાની ઉજવણી કરાશે આસામના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભોગલી બિહ્ તહેવારની લોકોને શુભેચ્છાઓ પાઠવી છે તામિલનાડુમાં પણ ભાગી ઉજવણી સાથે પોંગલ તહેવારની ઉજવણીનો પ્રારંભ થયો છે

આ પુસ્તિકા અટલ નવીનીકરણ મિશનની ઓફિશીયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે

પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીને મોકલેલા પત્રમાં શ્રી પેન્સે ગત અઠવાડિયે કેપિટલ હિલ્સમાં ઘટેલી ઘટનાની નિંદા કરી છે તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ યૂંટણીના પરિણામો નક્કી કરવા બંધારણીય અધિકારોનો દુરૂપયોગ કરવાના દબાણ હેઠળ આવશે નહીં શ્રી પેંસે કહ્યું કે તેઓ માને છે કે મહાભિયોગ રાષ્ટ્રના હિતમાં નથી અને અમેરિકી બંધારણીય અનુસાર નથી તેમણે રાષ્ટ્રપતિના કાર્યકાળમાં માત્ર આઠ દિવસ જ બાકી છે શ્રી પેંસે નવા વહીવટીતંત્ર સાથે વિશ્વાસપૂર્વક કામ કરવા તથા સત્તાના સુચારુ હસ્તાંતરણ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી મલેશીયા મલેશિયાના રાજા અલ સુલતાન અબદુલ્લાએ વધી રહેલા કોરોના સંક્રમણના પગલે દેશમાં એક મહિનાની કટોકટી જાહેર કરી છે એક નિવેદનમાં રાજભવને કહ્યું કે જો સંક્રમણ વધશે તો કટોકટીનો સમયગાળો વધી શકે છે ટેલિવિઝન પર સંબોધનમાં પ્રધાનમંત્રી મોહમદ યાસીને કહ્યું કે કટોકટી દરમિયાન સંસદ સ્થગિત રહેશે અને યૂંટણીઓ પણ યોજાશે નહીં